પરંતુ તે અપેક્ષા રાખે છે કે આપણે નિષ્ઠા સાથે કાયદાઓ અને નિયમોનું પાલન કરોશુ ગઈકાલે સંસદમાં અંદાજપત્ર સત્રના પહેલા દિવસે બંને ગ્રહોનો સયુંકત બેઠકને સબોધન કરતાં તેમણે કહયું હતું કે પાછલા સત્રમાં સંસદમાં ઘડવામાં આવેલા ત્રણ ખેતી લક્ષી કાયદાઓનો હેતુ દેશના ખેડૂતોને વધુ અધિકારો પદાન કરવાનો છે શ્રી કોવિંદે ઉમેયુ કે દશ કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને ક્રષિ ક્ષેત્રે સુધારોઓથી લાભ મળશે

આ દાયકાન લગતી ચર્ચા આ સત્રમાં થવી જોઈએ તેમણે કહય કે સ્વતંત્રતા સેનાનીઓ દવારા જોવામાં આવેલા સપનાં પૂરા કરવાની રાષ્ટ્ર સમક્ષ એક સુવર્ણ તક આવી છે

નાણામંત્રી નિર્મલા સિતારામન લોકસભામાં રજુ કરેલા આર્થિક સર્વેક્ષણમાં સુચવ્યું છે કે ચોખ્ખી નિકાસ અને સરકારી વપરાશમાં વધારાની તક વધિધ તરફ દોરી જશે

દરમ્યાન સોમવારે સામાન્ય અંદાજપત્ર નાણાંમત્રી નિર્મલા સીતારામન રજુ કરશે જે ડીજીટલ સ્વરૂપે રજૂ થના્રૂ પ્રથમ અંદાજપત્ર બની રહેશે

રાજયપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકને સંબોધન કરશે

નાણાંમંત્રી તરોકે શ્રી પટેલ નવમી વખત અંદાજપત્ર રજૂ કરશે

જે મુજબ ચુટણી કાર્યમાં કાર્યરત દરેક વ્યકિતએ માસ્ક પહેરવું હાથ સેનેટાઈઝ કરવું તેમજ દરેક કર્મચારીન થર્મલ ગનથી તાપમાન ચકાસવાનું રહેશે આ ઉપરાંચ સમગ્ર ચૂટણી પ્રકિયા દરમિયાન કોવિડનું સંક્રમણન વધે તેના નિરિક્ષણ માટે રાજય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરાશે

ત્યારે તેમણે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર ફરજ બજાવતા જવાનોની મુલાકાત લીધી હતી મુલાકાત દરમ્યાન કમાન્ડર સત્યનંદ પાંડે દવારા રાજયપાલને શ્રીન બોએસએફ દવારા રાષ્ટ્રના રક્ષણ માટે કરવા માં આવતી કામગીરીથી અવગત કરાવ્યા હતા

તથા વાહન વ્યવહાર પણ બે મિનિટ થોભાવી દેવામાં આવશે